પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના પગલે ઉલી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સહિયારો પ્રયાસ કરીને સફળ થવા સાર્ક સંગઠનના દેશોને અનુરોધ કર્યો છે તેમણે કોરોના વાયરસ સામે લડવા તાકીદનું ભંડોળ રયવાની દરખાસ્ત રજુ કરી છે

ચોથી ટુકડી ભારત પાછી ફરી છે મધ્યપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો આજથી આરંભ થશે કમલનાથના નેતૃત્ય હેઠળની કોંગ્રેસની રાજ્ય સરકારનું ભાવિ આજે વિધાનસભામાં નક્કી થશે અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્ર ઉપર થઈ રહેલ ગંભીર અસરના પ્રતિભાવમાં મહત્વના વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે

પરાજય આપીને મહિલાઓના વિભાગનો સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે

કોરોના વાયરસના પગલે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા એક સમાન વ્યુહરચના ઘડવા સાર્ક દેશોના સંગઠનની બેઠકનો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રીએ આ મુજબ અનુરોધ કર્યો હતો

શ્રી મોદીએ સાર્ક દેશોના સભ્ય દેશોના સ્વૈચ્છિક યોગદાનની મદદથી કોવિડ વાયરસની સમસ્યા ઉકેલવા માટે તાકીદનું ભંડોળ ઉભી કરવાની દરખાસ્ત રજુ કરી હતી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 પ્રધાનમંત્રીએ કહ્યુ કે પાડોશી દેશોને સહકારની નિતિ સમગ્ર વિશ્વમાં એક આદર્શ ઉદાહરણ બનવું જોઈએ માલદીવના રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાફીમ મહંમદ સોલીફે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ રોગ માટે ખાસ ભંડોળ ઉભી કરવાની કરાયેલી દરખાસ્તને આવકારી છે

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા સુચવાયેલી વિવિધ પહેલોને આવકારીને બધા જ દેશોને આગામી મહિનાઓમાં સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો

નેપાળના પ્રધાનમંત્રી કે

શર્મા ઓલીએ સાથે મળીને અસરકારક વ્યુહરચના ઘડવા અનુરોધ કર્યો હતો

આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડની સ્થિતિ અને ભારત સરકાર તેમજ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોનાના ફેલાવાને રોકવા લીધેલા પગલાંઓની વિગતો આપવામાં આવી હતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ કેસોમાં દિલ્હી અને કર્ણાટકમાં કોવિડના લીધે મૃત્યુ પામનાર બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે

તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પંજાબમાં દરેકમાં એક કેસ નોંધાયો છે

આ પૈકી ત્રણ દર્દીઓની તબીયત સુધરતા તેમને ઘરે પાછા ફરવાની મંજુરી અપાઈ હતી

અથવા તાવના લક્ષણો હોય તો અન્ય લોકોના નજીકના સંપર્કમાં ન આવવા જણાવાયું છે હાથ સારી રીતે સાફ કર્યા વગર આંખ નાક અને ચહેરાને નહીં અડવા જણાવાયું છે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 વપરાશમાં આવેલા ટિશ્યૂ પેપર બંધ કચરાપેટીમાં ફેંકવા જણાવાયું છે ખાંસી તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ તબીબની સલાહ લેવામાં આવે

વિદેશ મંત્રી એસ

શ્રી જયશંકરે ભારતોયોને સલામત રીતે પાછા લાવવામાં મદદ કરવા બદલ ઈરાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે

રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રીને વિધાનસભામાં વિશ્વાસનો મત આજે મેળવવાનો નિર્દેશ આપ્યો છે આજે બજેટસત્રના આરંભે રાજ્યપાલના સંબોધન બાદ વિશ્વાસના મતની કાર્યવાહી હાથ ધરાશે

દરમ્યાન આજે ગૃહમાં પક્ષની વ્યૂહરચના ઘડવા માટે કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી તો બીજી તરફ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ તેમના રાજીનામાં ફરીથી વિધાનસભાના અધ્યક્ષને મોકલીને એ રાજીનામા પત્રનો સ્વિકાર કરવાની વિનંતી કરી છે ભાજપના વરિષ્ઠ અગ્રણી નરોત્તમ મિશ્રાએ રાજ્યપાલને વિનંતી કરી છે કે વિશ્વાસના મતની કાર્યવાહી દરમ્યાન જો ટેકનીકલ મુશ્કેલી ઉભી થાય તો ગૃહમાં સભ્યોને હાથ ઉપર કરીને મતદાન કરવાની તક આપવામાં આવે